સેવાસેતુ પૂર્વે મુખ્યમંત્રીએ અંતેલા ગામે યોજાયેલ પશુઆરોગ્ય પણે કેન્દ્રની મુલાકાત લીધી ગૌપૂજન કર્યું તથા પશુઓની ગંભીર બીમારીથી મુક્ત કરાવની શસ્ત્ર ક્રિયાનું લાઈવ નિરીક્ષણ કર્યું હતું

આ પ્રસંગે ભાજપના આગેવાનો પદાઘિકારીઓસાંસદજીલ્લા પંચાયત પ્રમુખ સહીત અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જાગતિ વકીલ સુરક્ષિત દિકરી સુરક્ષિત ગુજરાતનાં નિર્ણય માટે રાજ્ય સરકારની નવી પહેલ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા કવય કાર્યક્રમનો શ્રીમતી લીલાબહેન અંકોનિયાએ ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો

સાથે સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શ વિષે સમજણ આપીને આકસ્મિત સમયે રક્ષણનાં પગલાઓથી માહિતગાર કરાશે વડોદરા ના ડી

પી શ્રી સરોજ કુમારીએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાંથી શાળા દીઠ બે શિક્ષકો પસંદ કરી વિશેષ તાલીમ આપશે જે કવચ ની ટીમનાં માર્ગદર્શન હેઠળ શાળાની દીકરી ઓને આત્મરક્ષણની તાલીમ આપશે